પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસની આપત્તિ અંગે લોક જાગૃતિ કેળવવામાં પ્રસાર માધ્યમોએ ભજવેલી ભૂમિકાની પ્રશંસા કરી છે

સરકારે અફઘાનિસ્તાનફિલિપાઇન્સ અને મલેશિયાથી મુસાફરોને ભારતમાં આવવા ઉપર તત્કાળ અસરથી પ્રતિબંધ મૂકયો છે સર્વોચ્ય અદાલતે નૌકાદળમાં મહિલા અધિકારીઓ માટે કાયમી કમિશનની મંજુરી આપી છે

આજે સંસદમાં ભાજપ સંસદીય પક્ષની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ દરેક સાંસદને આ અઠવાડિયાના અંતમાં પોતાના મતવિસ્તારમાં જઈને કોરોના અંગે લોક જાગૃતિ કેળવવાના કાર્યક્રમો હાથ ધરવાની સૂચના આપી છે પ્રધાનમંત્રીએ સાંસદોને પ્રસાર માધ્યમો આ અંગે યોગ્ય કામગીરી કરે તે માટે તેમણે મદદરૂપ થવાની સૂચના આપી છે આરોગ્યમંત્રી હર્ષવર્ધને આ બેઠકમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ કોરોના વાયરસના ખતરા સામે લડવા લીધેલા પગલાંઓનું પ્રઝેન્ટેશન રજૂ કર્યું હતું

ટ્વીટર ઉપર આપેલા સંદેશામાં પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે આ પ્રકારના પ્રયાસો ઘણા લોકોને ઉપયોગી નિવડશે તેમણે આશા વ્યક્ત કરી હતી કે જૈવ માહિતી વિજ્ઞાન નવી કલ્પનાઓ અને રોગ પરિક્ષણની એપની મદદથી કોરોના વાયરસ સામેની લડતમાં પ્રગતિ થઈ શકશે આ પ્રકારનો ઉકેલ સૂચવનાર નાગરિકના સૂચનનું પરિક્ષણ થશે અને થોગ્ય વ્યક્તિઓને ઇનામ પણ અપાશે

આ અંગેની માર્ગદર્શિકા બધી જ રાજ્ય સરકારોને મોકલવામાં આવી છે વિદ્યાર્થીઓને ઘરે રહેવાની સૂચના અપાઈ છે

તેમણે કહ્યું હતું કે સમિતિની ભલામણોના આધારે મંત્રી સમુહોચે તેની સાતમી બેઠકમાં કોરોના નિયંત્રણ અંતર્ગત લોકોને એક જગ્યાએ ભેગા નહીં થવા દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

જે મુજબ અફઘાનિસ્તાન ફિલિપાઇન્સ અને મલેશિયાથી ભારતમાં આવવા ઉપર તત્કાલક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ભારતમાંથી આ દેશો માટે કોઈ વિમાન સેવા બપોરના ત્રણ વાગ્યા પછી મળી શકશે નહીં

આ નિર્ણય બુધવારથી અમલમાં આવશે એવી જ રીતે યુરોપિયન સંઘ તુર્કી અને યુનાઇટેડ કિંગ્ડમથી આવતા મુસાફરો સામે બુધવારથી અમલમાં આવે એ રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે બીજા મફત્વના પગલાંઓમાં ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને શક્ય હોય ત્યાં સુધી ઘેર રહીને કામ કરવા અને શક્ય હોય ત્યાં સુધી વીડિયો કોન્ફરન્સ માધ્યમથી બેઠકો યોજવાને પ્રોત્સાહન અપાશે સત્તાવાળાઓએ રેસ્ટોરંટમાં હાથ સ્વચ્છ કરવાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપ્યા છે મોટી સંખ્યામાં લોકો આવવાના હોય તેવી રમત ગમતની સ્પર્ધાઓ શક્ય હોય ત્યાં સુધી મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો છે

લોકોને મોટા મેળાવડાઓમાં નહીં જવાનું કહેવામાં આવ્યું છે જો કોઈને શરદી તાવ હોય તેણે અન્યો સાથે સલામત અંતર જાળવવું જોઈએ લોકોને તેમના હાથ ધોયા વિના આંખો નાક અને મો ને નહીં અડવાની સલાહ અપાઈ છે જાહેરમાં થૂંકવાનું ટાળવાનું પણ કહેવાયું છે પાણી અને સાબુથી અથવા આલ્કોહોલ યુક્ત સેનિટાઇઝરથી હાથ ધોવા જરૂરી છે અને જો તાવ શરદી કે શ્વાસ લેવામાં તકલીફ જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવા જણાવાયું છે

ન્યાયાધીશ ડી

ચંદ્રયૂડના વડપણ હેઠળની બેન્ચે કહ્યું હતું કે દેશની સેવા કરતી મહિલા અધિકારીઓને કાયમી પંચ નહીં આપવાથી ગંભીર અન્યાય થશે બેન્ચે કહ્યું કે મહિલાઓના નૌકાદળમાં પ્રવેશને મંજુરી આપ્યા બાદ નૌકાદળના મહિલા અધિકારીઓને કાયમી કમિશન આપવામાં જાતિ આધારિત ભેદભાવ થવો જોઈએ નહીં

ન્યાયાધીશ ડી

ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી ખંડપીઠે વિધાનસભા સચિવ સહિત રાજય સરકાર અને અન્યોને આ અંગેની નોટીસ મોકલવામાં આવી રહી હોવાનું કહ્યું હતું

આ ચારેય કસૂરવારોને શુક્રવારે સવારે સાડા પાંચ વાગે ફાંસીની સજા અપાશે સર્વોચ્ય અદાલતના ન્યાયાધીશ અરૂણ મિશ્રાએ અવલોકન કર્યું હતું કે મૂકેશની અરજી ટકી શકે તેમ નથી બીજા એક ઘટનાક્રમમાં આ કેસના અન્ય ત્રણ દોષિતો અક્ષય પવન અને વિનચે તેમની ફાંસીની સજા સામે મનાઈ હૂકમ આપવા વિનંતી કરતી અરજી આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતમાં કરી છે

સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ સંસદ બહાર પત્રકારોને સત્ર ઘટાડવાની કોઈ યોજના નહીં હોવાનું જણાવ્યું હતું

કેન્દ્ર સરકારે આ અંગેનું જાહેરનામુ ગઈકાલે બહાર પાડયું હતું

સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું છે કે પાકિસ્તાની દળોએ આજે સવારે છ વાગે કોઈપણ ઉશ્કેરણી વિના ગોળીબાર અને તોપમારો શરૂ કર્યો હતો સતર્ક ભારતીય જવાનોએ તરત જ વળતો જવાબ આપવાની શરૂઆત કરી હતી છેલ્લા સમાચાર મળ્યા ત્યાં સુધી બંને દળો વચ્ચે સામસામા ગોળીબાર ચાલુ છે અત્યાર સુધી ભારતીય પક્ષે કોઈ ઇજા કે જાનહાનિના નુકસાનના અહેવાલ નથી

આ મુલાકાત વખતે કચ્છના રણમાં સલામતી દળી દ્વારા ઉપયોગમાં લેવાતા અદ્યતન સાધનો તથા સેનાની સજ્જતાની વિગતો શ્રી નરવણેને આપવામાં આવી હતી

માહિતી પંચ માટે કર્મચારી બાબતોનો વિભાગ નોડલ મંત્રાલય ગણાય છે

ત્યાર પછી શ્રી સુધીર ભાર્ગવ નિવૃત્ત થતા શ્રી જુલ્કાની મુખ્ય માહિતી કમિશનરની પદે નિયુક્તિ કરાઈ છે